આગ્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રા ખાતે મેટ્રો ટ્રેન સુવિધાના નિર્માણ કાર્યનો આવતીકાલ સવારે સાડા અગીયાર વાગે વીડીયો માધ્યમથી શુભારંભ કરાવશે

મી લાંબા બે કોરીડોર બનાવશે અને તેના ધ્વારા તાજમહેલ સફીતના આગ્રાના વિવિધ પ્રવાસન સ્થળો એકસાથે જોડી શકાશે

આ પ્રસંગે આગ્રાના પીએસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે

આયુષ નિકાસ આયુષ ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહનખ આપવા વાણિજય ઉદ્યોગ મંત્રાલય અને આયુષ મંત્રાલયે નિકાસ સંવર્ધન પરીષદ બનાવવાનો નિર્ણય કર્યા છે વાણીજય ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ તથા આયુષ મંત્રી શ્રીપદ નાઇકે શુક્રવારે આયુષ વેપાર અને ઉદ્યોગની સંયુકત સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે આયુષ ક્ષેત્રમાં નિકાસ વધારવા મુલ્ય તથા ગુણવત્તાને પ્રતિસ્પર્ધી બનાવવા બંને મંત્રાલયે સાથે મળીને કામ કરશે તેવો નિર્ણય પણ કરાયો છે

ટવેન્ટી શ્રેણીની સીડની ખાતે રમાયેલી બીજી મેયમાં આજે ભારતનો છ વિકેટે વિજય થયો છે

જયારે ભારતના ટી નટરાજને બે અને શાર્દેલ ઠાકુર અને ચહલે એક એક વિકેટો ઝડપી હતી

હાર્દિક પંડયાને મેન ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો

આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિસ્વભૂષણ હરિચંદને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના અંબૂરૂ શહેરમાં અયાનક મોટી સંખ્યામાં લોકો બિમાર પડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોની ખબર પૂછી હતી અને સંબંધિત અધિકારીઓને તુરંત પગલા લેવા તથા આવશ્યક સારવાર ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા છે શ્રી હરિચંદને અધિકારીઓને આ ઘટનાના કારણોની તપાસ કરવા તથા નિષ્ણાંતોની સલાહ લેવા કહ્યું છે તથા લોકોમાં જાગૃતતા ફેલાવવા નિર્દેશ આપ્યા છે નડ્ટા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જે

નડૃાએ ભાજપ શાસિત રાજયોના મંત્રીઓ સાંસદો ધારાસભ્યો અને નેતાઓને લોકોની વય્યે જઇ કેન્દ્ર તથા રાજય સરકારોના વિકાસ કાર્યોની જાણકારી આપવા જણાવ્યું છે શ્રી નડૃાએ ઉત્તરાખંડના વિભિન્ન પ્રમુખ જુથની બેઠકને સંબોધિત કરતા કહ્યું કે તેઓએ રાજય વિધાનસભા યુંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ

શ્રી નડૃા આવતીકાલે પક્ષના સહયોગી સંગઠનોના નેતાઓને મળી રાજયમાં પક્ષને વધુ મજબુત કરવા અંગે વાતયીત કરશે